આ નિગમ ના અધ્યક્ષ બી

ઘોડાસરાએ એક થાદી માં જણાવ્યુ છે કે લોન મેળવવાને લગતા તમામ કામકાજ માટે સૌ કોઈ માત્ર નિગમની કચેરીનો જ સંપર્ક કરે અને લેભાગુ તત્વો ને ઓળખી કાઢી ખુલ્લા પાડે જેથી ભોળા લોકો ની છેતરપિંડી થતી અટકે તેમણે ઉમેર્યું છે કે વિદેશમાં અભ્યાસ માટે આવેલી અરજીનો બેકલોગનો ટૂંક સમથમાં ઉકેલ કરાશે લોન સંબંધિત કોઇપણ કામ કે પ્રત્યુત્તર માટે નાગરિકોએ ગાંધીનગર ના કર્મયોગી ભવન માં આવેલી કચેરીનો સીધો સંપર્ક કરવા જણાવાયું છે સુરત માં આગ સુરતમાં કુંભારિયા ચાર રસ્તા પાસે આવેલી રધુવીર સિલિયમ માર્કેટ માં મંગલવારે વહેલી સવારે લાગેલી આગ આજે બપોર બાદ હોલવાઈ છે પણ હવા મળતા સળગી ચૂકેલા માલ ની રાખ માં ફરીથી અઝ્ઝિ પ્રજાવલ્લિત થતો દેખાય છે

સુરત મહાનગરપાલિકા દ્વારા આગ માં સપડાયેલા બિલ્ડીંગ ની બી

દરમ્યાન સુરત શહેરી વિકાસ સત્તામંડળ તરફ થી મકાન બાંધકામ ઉદ્યોગના આગેવાનો સાથે આજે બેઠક યોજાઇ હતી અને ફાયર સેફ્ટી ના નિયમો નું પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી હતી

વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલી રાણીની વાવ જળ સંચયની પ્રાચીન પરંપરાનું બેનમૂન ઉદાહરણ હોવાથી દેશ સમક્ષ તેની રજૂઆત માટે પસંદગી કરાઇ છે

જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકાયું છે શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણનું શિલ્પ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવ્યા છે પાટણ હાથસાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ હોવાથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે

આ કાર્યક્રમ માં દિવ્યાંગ અને પ્રજ્ઞાયક્ષુ બાળકો પણ જોડાશે આ ઇવેન્ટ ને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે પ્રયત્નો શરૂ કરાયા છે

દ મણ નવું મથક દાદરા નાગર હવેલી અને દમણ દીવ ના વિલીનીકરણ થી બનેલા નવા કેન્દ્ર શાસિત પ્રદેશ નું મુખ્ય મથક દમણ રહેશે કેન્દ્રિય મંત્રી મંડળ ની આજે યોજાયેલી બેઠક માં નિર્ણય લેવાયો છે તેમ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે બે પ્રદેશ ના વિલીનીકરાણ ને લીધે જરૂરી હતા તેવા જી

વેટ તથા એક્સાઇજ કાયદા માં કરાયેલા સુધારા ને પણ કેબિનેટ ની મંજૂરી અપાઈ છે

ઉત્તમ દેખાવ કરનાર બઁક ના બંને સુકાની રિપીટ કરતાં તેમને અભિનંદન આપવા માટે ભાજપ કાર્યકરો ની મેદની ઉમટી પડી હતી

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આર્થિક સહાય મળતા હવે ગામડા નો ગરીબ મકાન માલિક બનવા લાગ્યો છે તેવું સૌ લાભાર્થી વતી લારશીબહેન કહે છે

બે દિવસ દરમિયાન કલાકારોએ અલગ અલગ નૃત્ય કલાનુ રસપાન કરાવ્યુ

આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં યાર હજારથી વધુ બાળકોને સામાજિક ભાગીદારીથી પોષક વાલી આપવામાં આવશે આ વાલીઓ પોષણની દષ્ટથી બાળકોનુ સતત મોનીટરીંગ કરશે

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમૂખ શ્રીમતિ બીબીબેન ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એય કે વઢવાણિયા જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી એમ

ભૂસારા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આજે સાંજથી ખુલ્લા મુકાયેલા આ ઓડિસા મહોત્સવમાં સુરતમાં વસતા ઓડિસાના લોકો તેમની કલા સંસ્કૃતિ પરંપરા અને સમૃધ્ધ વારસાનુ પ્રદર્શન કરશે સુરતના ઓડિસા સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર અંદાજે એક લાખથી વધુ ઓડિસાના લોકો સુરત સહિત ગુજરાતના જદા જદા ભાગોમાં વસેછે આ ઓડિસા મહોત્સવનું આયોજન એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યુ છી હવામાન રાજયમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારોમાં ઠંડીમાં આશિંક ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગની યાદીમા જણાવ્યા અનુસાર સોમવારે ગઇકાલે રાત્રે સોરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે હતુ રાજયનુ નલિયા પાંચ ડિગ્રી સેલ્સિયસ લધુતમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યુ

રાજયમાં તેજ ગતિથી ક્રંકાતા પવનો ધીમા વાઇ રહ્યા છે